પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રોબેશનરી સિવિલ સેવા અધિકારીઓને લોકો સાથે જોડાવા અને જવાબદાર બનવા કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડીયાથી અમદાવાદ રિવર ફ્રન્ટ સુધીની સી પ્લેન સેવાનો પ્રારંભ કરાવ્યો બે દિવસીય ગુજરાતનો પ્રવાસ પૂર્ણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચ્યા

ઉજવણી

સાંજે જાહેર પ્રચાર પૂર્ણ થશે છેલ્લા દિવસે પુરજોશમાં પ્રચાર કરવા માટે નેતાઓ દ્વારા એડીયોટીનું જોર લાવવામાં આવી રહ્યું છે

શ્રી મોદીએ કહ્યું કે સુરક્ષા દળો દેશની રક્ષા માટે સંપૂર્ણપણે તૈયાર છે

પ્રધાનમંત્રીએ સી

તેઓ એ જ સી પ્લેનમાં કેવડીયાથી બેસીને બપોર અમદાવાદ આવી પહોંચ્યા હતા અમદાવાદ રિવરફન્ટ ઉપર પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે રાજયપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદના મેથર શ્રીમતી બીજલ પટેલ સહિત અગ્રગણ્ય લોકો ઉપસ્થિત રહ્યા હતાં રીવરફન્ટ ઉપર સી પ્લેન લેન્ડ થતાં પ્રધાનમંત્રીએ અમદાવાદ શહેરના લોકોનું અભિવાદન કર્યુ હતું

પ્રધાનમંત્રી વિદાય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરી અમદાવાદ વિમાની મથકેથી નવી દિલ્હી જવા વિદાય લીધી ત્યારે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી ગૃહરાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા ભાજપના પ્રદેશ અધ્યક્ષશ્રી સી

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ દેશમાં પ્રાંત જાતિ ધર્મ ભાષા અને જ્ઞાતિનો કોઈ ભેદભાવ ન રહે અને એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય તેવો સંકલ્પ સૌ કરીએ તેમ જણાવ્યું છે ગાંધીનગર ખાતે અંખડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ સરદાર પ્રતિમા સમક્ષ મુખ્ય મંત્રીશ્રી એ પુષ્પાજલિ અર્પણ કરીને ભાવ વંદના કરી હતી